ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથેની વિશદ ચર્ચા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે વિશેષ સંબંધોના પાયામાં લોકો વચ્ચેનો સંપર્ક છે શ્રી મોદીએ કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે સહકાર એ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીપૂર્ણ સંબંધો દર્શાવે છે

આ ઉપરાંત ત્રાસવાદના ટેકેદવારોને જવાબદાર ઠેરવવાના પ્રયત્નો કરવા નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ખનીજ તેલ અને કુદરતી વાયુનો જથ્થો ભારતને પુરો પાડવા માટે પણ વાતચીત કરી છે તેમણે જણાવ્યું કે બંને દેશોના દ્વિપક્ષી વેપારમાં છેલ્લા ત્રણ વર્ષમાં બે આંકડાનો વૃદ્વિદર જોવા મળ્યો છે

શ્રી ટ્રંપે કહ્યું કે બંને દેશો માળખાંકીય વિકાસલક્ષી પ્રોજેકટ માટે સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે તેમણે જાહેર કર્યું કે અમેરિકાનું આંતરરાષ્ટ્રીય વિકાસ નાણાં નિગમ ભારતમાં કાયમી ક્ષેત્ર વિકસાવશે અને સહિયારા પ્રયત્નો થશે

રાજ્ય સરકાર દ્વારા પ્રજાકીય હીતના લેવાયેલ નિર્ણયોની ચર્ચા વિચારણા સત્ર દરમિયાન કરવામાં આવશે

જયારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ચોથી માર્ચથી થશે જે માટે કુલ ચાર દિવસ ફાળવવામાં આવેલ છે

જેના સફળ અમલમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આ મિશન હેઠળ એ ઈન્ક્યુબેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે

ટી યુ

કુલ્પના શાહ કચ્છ પોષણ અભિયાન સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાન હેઠળ કચ્છમાં કુપોષિત બાળકને પોષણક્ષમ બનાવવા સંસ્થાઓ પણ આગળ આવી છે અને બાળકો દત્તક લઈ રહી છે

જેમાં પદાધિકારી જાગૃત નાગરિકો દ્વારા બાળક દત્તક લેવાયા છે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણના જણાવ્યા અનુસાર હવેથી દર માસની પાંચ તારીખે સીડીપીઓ પાસેથી જિલ્લા કક્ષાએ પાલક વાલી અંગેનો રીવ્યુ અહેવાલ મળશે

દરેક બાળક દીઠ મહિને રીવ્યુ રીપોર્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું

પયોગી બની રહે તો આપણી સમાજ સેવા સર્થક બને અને કોઈના જીવનમાં સ્અજાસ પાથરી કોઈ કુટુંબમાં ખુશી લાવી શકનારું બની શકે છે તેમ બેટી બચાવો બેટી પઢાઓ સેમિનારને ખુલ્લો મુકતા મુખ્ય નયાયમૂર્તિ પટેલે જણાવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય અને કન્દ્ર સરકારની મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો લાભ કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે અને યોગ્ય લાભાર્થીઓ તેનો લાભ મેળવી શકે તેવા ઉદેશથી વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જિલ્લા મથક ભુજ ખાતે કાનૂની નિષ્ણાતો સાથે અને તેને સંલગ્ન પેરા લીગલ એડવાઈઝરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે યોજનાનો વધુને વધુ લોકો લાભ મેળવી શકે તે માટે આયોજિત સેમિનારમાં બોલતા કચ્છ કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ આ કાર્યમાં સહયોગી બને તો સરકારની લોક કલ્યાણ યોજનાઓનો લાભ છેવાડાના વિસતાર સુધી પહોંચી શકે છે તેમણે સંસ્થા અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને બેટી બચાવો બેટી ભણાવો અને વ્હાલી દિકરી અભિયાનીને વધુ વેગવાન બનાવવા જણાવ્યું હતું જિલ્લાના તમામ મુખ્ય મથકોમાં માર્ગદર્શન શિબિરના આયોજન કરવામાં આવ્યા છે